જોકે પાર્ટીએ રવિવારે સરકારના ગઠનથી ઇનકાર કરી દીધો હતો ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે શિવસેનઘ્પે અમારી સાથે સરકારનું ગઠન કરીને જનાદેશનું અપમાન કર્યું છે રવિવારે કોંગ્રેસ અને શિવસેનાએ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી કોંગ્રેસ કહ્યું કે શિવસેના સાથે તેઓ નહીં જાય

શેષનનું ગતરાત્રે ચેન્નાઈમાં નિધન થયુ હતું

અને છેલ્લા કેટલાક વર્ષથી બિમાર હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો

નવા ભારતના નિર્માણ માટે સશક્ત ભારતસ્વચ્છ ભારત સમૃ ધ્ધ ભારત થકી એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે આગળ વધવા પોખરીવાલે અપીલ કરી હતી તેમણે ઉમેર્યુ હતું કેદેશમાં નવી શિક્ષણ નીતિ આવી રહી છે

વચનામૃત ગ્રંથ ગધ સાહિત્ય સ્વરૂપે ગુજરાતને પ્રાપ્ત થયો છે તેમાંથી પ્રેરણા મળતી રહેશે

બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું